તેમણે આતંકવાદને પોષનારા દેશોને આ માટે જવાબદાર ગણાવ્યા હતા

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આતંકવાદને પોષનારા દેશો આ માટે જવાબદાર ગણાશે

તેમણે રશિયાના નેતૃત્વ હેઠળની બ્રિકસ શિખર પરિષદમાં સરહદ પારની આતંકવાદ વિરોધી વ્યૂહરયનાને અંતિમ સ્વરૂપ આપવા બદલ આનંદ વ્યકત કર્યો હતો પ્રધાનમંત્રીએ ભારત તરફથી તેને સમર્થન આપ્યું હતું અને ઉમેર્યું હતું કે ભારતના નેતૃત્વ દરમ્યાન બ્રિકસ દેશોમાં ડીજીટલ આરોગ્ય અને પરંપરાગત દવાઓને પ્રોત્સાહન અપાશે

તેમણે કહ્યું કે તેજ રીતે ભારત સ્વદેશી રસીને વિકસિત કરીને વિતરણક્ષમતા વધારીને માનવજાતને મદદરૂપ બનશે પ્રધાનમંત્રીએ કહ્યું કે સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદમાં સુધારા ખૂબ મહત્વપૂર્ણ છે ભારત આ મુદ્દે બ્રિકસ દેશો પાસે સહયોગની અપેક્ષા રાખે છે તેમણે વિશ્વ વ્યાપાર સંગઠન આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ અને વિશ્વ આરોગ્ય સંસ્થા જેવી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ તરફ આંગળી ચીંધતા જણાવ્યું કે આ સંસ્થાઓ સમકાલીન વાસ્તવિકતા મુજબ કાર્યરત નથી વિશેષમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું કે ભારત વસુંઘૈવ કુટુંબકમ પરંપરામાં માને છે આથી સમગ્ર વિશ્વને પોતાનો પરિવાર માને છે તેમણે સંયુક્ત રાષ્ટ્રના મૂલ્યો પ્રત્યે ભારતની પ્રતિબદ્રતા દોહરાવી હતી તેમણે કહ્યું કે આ વર્ષની વિષયવસ્તુ વૈશ્વિક સ્થિરતા સુરક્ષા અને નાવિન્યપૂર્ણ વિકાસ એ વર્તમાન જ નહીં પર ભવિષ્ય પણ છે પ્રધાનમંત્રીએ આ પ્રસંગે બીજા વિશ્વયુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી

તેમણે કહ્યું કે દૈનિક સંક્રમિત કેસોના સતત ઘટાડી નોંધાય છે

શ્રી ભૂષણે એમ પણ જણાવ્યું કે પ્રતિદિન સાજા થનારા લોકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે

આ નિર્ણય નવી રચાયેલી રાજય મંત્રીમમંડળની આજે પટણમાં થયેલી પ્રથમ બેઠકમાં લેવામાં આવ્યો બેઠકની અધ્યક્ષતા મુખ્યમંત્રી નીતીશકુમારે કરી હતી

આ શિખર સંમેલનનો મુખ્ય વિષય નેકસ્ટ ઇઝ નાઉ એટલે કે આવનાડુ હમણા તેમ છે શિખર સંમેલનમાં કોરોના માહમારી બાદના મુખ્ય પડકારો વિશે ચર્યા થશે વિશ્વમાં માહિતી ટેકનોલોજી અને ઇલેકટ્રોનિકસ તથા બાયોટેકનોલોજીના ક્ષેત્રમાં મુખ્ય ટેકનોલોજી અને નવીનતાઓની અસર પર પણ મુખ્યત્વે ચર્ચા થશે જેમાં ઓસેજીલિયાના પ્રધાનમંત્રી સ્ક્રીટ મોરિસન સ્વીસ કન્ફેડરેશનના ઉપરાષ્ટ્રાપતિ ગાઇ પારમેલિન અને ઘણી જાણીતી હસ્તીઓ ભાગ લેશે આ ઉપરાંત દેશવિદેશના ઘણા મુખ્ય વિચારકો ઉદ્યોગ જગતના વડા ટેકનોક્રેટ સંશોધનકર્તા રોકાણકારો શિક્ષણવિદો ભાગ લેશે

કોવિડના સમયમાં નાણાપંચ આ શિર્ષકવાળા અહેવાલમાં આગામી પાંચ વર્ષો દરમ્યાન કેન્દ્ર અને રાજયોની વચ્ચે કરની ભાગીદારીના રેશિયોનો ઉલ્લેખ છે નાણામંત્રાલય આ અહેવાલ અને તેના પર સરકારી કાર્યવાહી સંબંધિત હેવાલ સંસદમાં રજૂ કરશે